રાજ્યસભાની બેઠક મુલતવી રહી છે

તેમણે જણાવ્યું કે કેટલાક દેશો કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેતા નથી

આજે સવારે ગૃહની બેઠક મળતા વિરોધ પક્ષોએ ભારે સુત્રોચ્યાર કરતા સભાપતિ એમ વેકૈંથા નાયડુએ ગૃહની બેઠક તરત જ મુલતવી રાખી હતી વિપક્ષી સભ્યોએ સુત્રોચ્યાર કરતા તે બિનસંસદીય અને શરમજનક હોવાનું સભાપતિએ કહ્યું હતું

તેમણે કહ્યું હતુંકે મહિલા દિવસએ વિશ્વભરની મહિલાઓની સામાજીક આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય સીધ્ધીઓની ઉજવણી કરવાનો તથા સમાનતા ન્યાય અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાના તેમના દ્વઢ નિશ્વચય અને અવિરત પ્રય્ત્નોને માન આપવાનો દિવસ છે

દિલ્હીમાં યોજાયેલી આ કાર્યશાળામાં પ્રશિક્ષિત વ્યક્તિઓ કોરોના વાયરસ અંતે શિક્ષણ આપશે કાર્યશાળામાં ચેપ નિવારણ ધોરણસરની સાવચેતી પર્યાવરણીય સફાઈ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તથા વાયરસ સંબંધિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની અન્ય માહિતી આપશે આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને ગઈકાલે જણાવ્યું હતું કે આવી કાર્યશાળા જિલ્લા કક્ષા સુધી પણ ચલાવવામાં આવશે

નીયા તાપમાને આ વાયરસ ફેલાતો હોવાની વાતને નકારતા શ્રી ભાર્ગવે જણાવ્યું હતું કે અત્યાર સુધી આવું કંઈ જણાયું નથી તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ હવાથી નહીં પરંતુ માનવ સંપર્કથી ફેલાય છે તેમણે બદલાતા વાતાવરણમાં કફ અને શરદી સામે પોતાનું ધ્યાન રાખવાની લોકોને સલાહ આપી છે

એક કારમાં સવાર ચાર યુવકો તામિલનાડુના અને અન્ય કારના મુસાફરો કર્ણાટકનાં હોવાનું જણાયું છે ઘાયલોને તુમકુરૂની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

કેરળમાં યોજાનાર આયુર્વેદ ઉત્સવની વિષય વસ્તુ છે આયુર્વેદ તબીબી પ્રવાસન ભારતની વિશ્વસનીયતાનો પરિચય આ ઉત્સવમાં નિષ્ણાતો લાગતા વળગતાઓ અને આયુર્વેદ ક્ષેત્રના વ્યવસાયીકો જોડાશે

આયુષ વિભાગના મંત્રી શ્રીપાદ નાઈકે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય આ વર્ષે નવી દિલ્હીમાં પ્રથમ આયુષ મૂડીરોકાણ પરિષદ યોજશે

વિદેશ રાજ્યમંત્રી વિ મુરલીધરને જણાવ્યું હતું કે આયુષ મંત્રાલય અને વિદેશ મંત્રાલયે આયુર્વેદ અને યોગને પ્રોત્સાહ્ન આપવા ઘણા પગલાં લીધા છે

રિઝર્વ બેંકે ખાતાધારકોને ખાતરી આપી છે કે તેમના હિતોની સંપૂર્ણ રીતે જાળવણી થશે અને કોઈએ ભય રાખવાની જરૂર નથી બીજા એક બનાવમાં ડલાના બોર્ડે ભંડોળની ઘટ ધરાવતા યશ બેંકમાં રોકાણ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

જમ્મુ વિભાગમાં બંકર બાંધકામ અને અન્ય સંબંધિત મુદ્દાઓની સમીક્ષા માટે સરહદી જિલ્લાના ડીસીઓની બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આમ જણાવ્યું હતું નાયબ કમિશનરોએ શ્રી વર્માને સંબંધિત જિલ્લાઓમાં બાંધકામ હેઠળનાં બંકરના કામોની પ્રગતિની માહિતી આપી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી બિમલ જુલ્કાને રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લેવડાવ્યા હતા

ગઈકાલે દિલ્હીમાં પ્રક્રિયાકૃત અન્ન ઉદ્યોગના મંત્રી હરસીમરત કૌર બાદલના અધ્યક્ષ પદે યોજાયેલી આંતર મંત્રાલયની બેઠકમાં આ પ્રોજેક્ટોને મંજુરી અપાઈ હતી

તેમણે આ રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ એન પી પ્રજાપતિ અને મુખ્યમંત્રી કમલનાથને મોકલી આપ્યું છે

જોકે વિધાનસભાના અધ્યક્ષે તેમને રાજીનામું મળ્યું હોવાનો ઈન્કાર કર્યો છે તેમણે કહ્યું કે આ રાજીનામું તેમને મળશે પછી તેઓ ઘટતી કાર્યવાહી કરશે ઉલ્લેખનિય છે કે મંગળવારે મધ્યપ્રદેશમાં રાજકીય ક્ષેત્રે વંટોળ સર્જાયો હતો કોંગ્રેસે આ માટે ભાજપની સામે આક્ષેપ કર્યા હતા જ્યારે ભાજપે આ બાબતને કોંગ્રેસની આંતરિક બાબત ગણાવી હતી

ની વર્ગશ્રેણીમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે આ તમામને ટોક્યો ઓલમ્પિકમાં જવા માટે વધુ એક જીતની જરૂર છે